કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું કે આ દિશાનિર્દેશો રાજયોથી પ્રાપ્ત થયેલા સુચનો સંબંધિત કેન્દ્રીય મંત્રાલથી સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવેલ છે જો કે કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજય સરકારોને કોરોના સંક્રમિત વિસ્તારોને સ્પષ્ટરૂપે જણાવવા પણ કહયું છે જેથી કોરોનાના ચેપને વધતો અટકાવી શકાય આવા વિસ્તારોમાં માત્ર જરૂરી કામકોની જ પરવાનગી આપવામાં આવશે જે તે રાજયમાં સંક્રમિત વિસ્તારની દેખરેખ રાજય સરકારે રાખવાની રહેશે

ડોકટર દિવસ નીમિત્તે પ્રધાનમંત્રીએ કરેલા ટવીટમાં તેમણે જણાવ્યું છે કે સંકટના આ સમયમાં ડોકટરો અને નર્સો ઇશ્વરનું સ્વરૂપ છે તેમણે કહયું કે માતા બાળકને એકવાર જન્મ આપે છે પરંતુ ડોકટર કેટલીયવાર જીંદગી બક્ષે છે પ્રધાનમંત્રીએ કહયું કે ડોકટર લોકોના પ્રાણ બચાવે છે પરંતુ આપણે કયારેથ તેનું ઋણ ચુકવી શકતા નથી તેમણે કહયું કે આ દરેક નાગરીકનું કર્તવ્ય છે કે દેશ માટે પોતાની સેવા આપનારાઓનું સન્માન કરે

રોચે ભારતમાં તબીબી ક્ષેત્રના વિકાસમાં અમુલ્ય યોગદાન આપ્યું છે

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ આ માહિતી આપતા જણાવ્યું કે સરદાર પટેલ યુનિવર્સીટી અને ટી યર્સ યુનિવર્સીટી દ્વારા અંતિમ વર્ષની પરીક્ષાઓ સફળતા પૂર્વક લેવામાં આવી છે જયારે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી દ્વારા પણ આવતી કાલથી પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે એ જ રીતે તમામ યુનિવર્સીટીઓ અને કોલેજોએ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હવે લેવાની રહેશે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે જી ટી યુ દ્વારા પરીક્ષાઓ લેવી કે નહિ તેનો અભિપ્રાય સોસીયલ મીડિયા ઉપર માંગવામાં આવ્યો હતો

જયારે માત્ર પરિસ્થિતિમાં તેઓ પરીક્ષા આપવા ઇચ્છતા નથી તેમ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જી ટી યુ

ટી રાજ્યમાં આજથી કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોમાં એસ ટી બસો શરૂ થઇ ગઇ છે ગુજરાત રાજ્યમાર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા હાલ આંતરરાજ્ય બસ સેવા સ્થગિત રાખવામાં આવી છે આંતરરાજ્ય સિવાય બસ સેવાનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે વધુમાં નિગમ દ્વારા જીલ્લાથી જીલ્લા જીલ્લાથી તાલુકા અને તાલુકાથી તાલુકાને જોડતી લોકલ સર્વિસોનું સંચાલન શરૂ થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પુરતી બસ સેવા હંગામી ધોરણે સ્થગિત રાખવામાં આવી છે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મંજૂરી બાદ અમદાવાદ સુરત દાહોદ અને રાજકોટ જેવા શહેરીમાં બસ દોડાવવામાં આવી છે એક તરફ નિર્ધારિત બસ મોકલવામાંથી નિગમે એસટીના તમામ એક્સપ્રેસ રૂટ શરૂ કરવાનો નિર્ણય કરતા અમરેલી એસટી તંત્રની આવકમાં પણ વધારો થશે

જો કે આજથી એસટીના તમામ એક્સપ્રેસ રૂટ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે

અહીં રાજકોટ અમદાવાદ શહેરોના મુસાફરોને ફાયદો થશે રાજકોટ ફલાઇટ આવતીકાલ બીજી જુલાઈના રોજ રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે

વાંચન અભિયાન દેશભરમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના દર્દીઓનો માનસિક તણાવ ઓછો કરવા અમદાવાદ ખાતેની સરકારી મેન્ટલ હોસ્પિટલે આગવી પહેલ કરી છે આ હોસ્પિટલ દ્વારા લોકો પાસેથી સાહિત્યિક પુસ્તકો ભેગા કરવામાં આવી રહ્યા છે અને કોવિડ કેર સેંટરોમાં વિતરિત કરવામાં આવી રહ્યા છે જેનાથી કોરોનાના દર્દીઓને બીમારીથી લડવા માટે પ્રેરણા મળી રહી છે

આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે મનરેગા સહિતની યોજનાના ફાયદાકારક અમલીકરણ વડે ગામનો વિકાસ કરવાની બાબતે અપાયેલ માર્ગદર્શન સૌને ઉપયોગી સાબિત થયું છે

આ કામગીરી લોક સહયોગથી હાથ ધરાયેલી છે